પી

સાતત્યપૂર્ણ વિકાસ લક્ષયાંક તબીબી ઉત્પાદનો અંગેની માટે બીજી વૈશ્વિક પરિષદનો આરંભ કરતાં દિલ્હીમાં શ્રી નડ્ડાએ કહ્યું કેસરકાર આરોગ્ય ક્ષેત્રે નાગરિકોને શક્ય તેટલા ઉત્તર ધોરણોની સેવાઓ પૂરી પાડવા તત્પર છે

ભારત અગ્નિ એશિયા નિયમન નેટવર્ક અનુસાર ઉચ્ચ ગુણવત્તાના તબીબી ઉત્પાદનો પુરા પાડેછે આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી કહ્યું કેભારતની પરંપરાગત ઔષધી પદ્ધતિઓ પણ આ લક્ષયાંકો સિદ્ધ કરવામાં મદદરૂપ બને છે

દેશની સીમાઓની સુરક્ષાની સાથેસાથે વિવિધ કુદરતી આપત્તિ સમયે સામાજિક દાયિત્વ નિભાવવામાં પણ ભારતીય વાયુદળ હંમેશા અગ્રેસર રહ્યું છેતેમ રાજ્યપાલ શ્રી ઓ

કોહલીએ જણાવ્યું હતું વાયુદળના તમામ વાયુયોદ્ધાઓને શુભેચ્છા આપતાં શ્રી કોહલીએ કહ્યું હતું કે ભારતીય વાયુદળ વિશ્વના શ્રેષ્ઠ વાયુદળમાંથી એક છે ચાલુ વર્ષે ભારતીય વાયુદળે ગગનશક્તિ સફળ અભ્યાસ દ્વારા યુદ્ધ કૌશલ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે આ યુદ્ધ અભ્યાસે વાયુદળને નવી ઉંચાઇ અપાવી છે ગગનશક્તિ અભ્યાસમાં સ્વાકનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે સ્વાક ગાંધીનગરે યુદ્ધ સમયે જ નહી પણ સ્વચ્છ ભારત અભિયાનસોલાર એનર્જી વૃક્ષારોપણ પર્યાવરણ જતન અને યોગનો વિકાસ થકી સામાજિક જવાબદારી પણ ઉત્તમ રીતે નિભાવી છે ભારતીય વાયુદળ વિશ્વમાં સફળતાની સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે પાઠવી હતી

એમ ડી સી મેદાન ખાતે આવતીકાલથી વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે

વનમંત્રીશ્રી વસાવાએ જણાવ્યું કે પ્રવાસનને વેગ આપવાના હેતુથી વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં એડવેન્ચર ટુરીઝમ થીમ પેવેલીયનઆર્ટ એન્ડ ક્રાફટ સ્ટોલફૂડ કોર્ટ વગેરે આકર્ષણ ઉભા કરવામાં આવશે

તેમણે કહ્યું કેરાજ્યના આદિજાતિ વિસ્તારોમાં પણ આરોગ્ય શિક્ષણની સુવિધા આદિજાતિ બાળકોને ઘર આંગણે મળે તે માટે મેડીકલ કોલેજીસ શરૂ કરી છે

આરોગ્ય સેવાઓની જેમજ શિક્ષણની અન્ય સુવિધાઓનો વ્યાપ વધુ વિસ્તારવો છે મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં મુખ્યત્વે સિંચાઇ માટે પાણી વીજળીફોરેસ્ટ એકટપંચાયતના નિયમો વગેરેને કારણે છેવાડાના ગામો વંચિતોને જે નાની મોટી સમસ્યાઓ હોય તેનું બધા જ સંબંધિત વિભાગો સાથે મળીને ઉકેલ નિવારણ લાવે તે માટે માર્ગદર્શન આપ્યુ હતું નેફલ ઠક્કર વેસ્ટ વોટર રીયુઝ્ની નીતિ રાજય સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીઝના ગંદા પાણીને શુધ્ધ કરવા માટે ચાલતા એસટીપીગટરનું ગંદા પાણીને શુધ્ધ કરવાનો પ્લાન્ટ થતા શુધ્ધ પાણીને રીયુઝ કરવા માટે સરકારે ટ્રીટેડ વેસ્ટ વોટર રીયુઝની નિતી બનાવી છે

જામનગરવડોદરામાં દસ દિવસમાં અને વડોદરાસ્વરતમાં એકાદ મહિનામાં યોજનાનો અમલ કરવાની પ્રક્રિયા આરંભાશે

આશાપુરા મંદિર ભુજના ઈતિહાસ મુજબ જ્યારથી આ શહેર વસ્યું ત્યારથી અંદાજીત પોણા પાંચ સદીથી અહી ઘટ સ્થાપન કરવામાં આવે છે શ્રીફળ સાથેના માતાજીના ગરબાની સ્થાપના કરવાથી એવી ધાર્મિક માન્યતા છે કે માતાજી આ જગ્યાએ આઠમનો હવન થાય ત્યાં સુધી વાસ કરે છે સાતમની રાત્રે શ્રીફળ હોમ્યા બાદ આઠમની સવારે પતરી વિધી સંપન્ન થયા બાદ માતાજીને વિદાય અપાય છે

તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીજિલ્લા્ પંચાયતકચ્છ ભુજની યાદીમાં જણાવાયું છે